આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે

આ હાઈવે ટનલ થી સમય ચાર થી પાંચ કલાક જેટલો બયશે આ ઉપરાંત ટનલના કારણે લાહોલની ખીણના લોકોને પણ વર્ષભેર અવર જવરનો લાભ મળશે અગાઉ ભારે બરફવર્ષાના કારણે ખીણ સાથે દર વર્ષે લગભગ છ મહિના માટે વ્યવહાર કપાઈ જયો હતો આ હાઈવે ટનલ હિમાલયની પીર પંજલ પર્વતમાળામાંથી ત્રણ હજાર મીટરની ઉંચાઈ પર અતિ આધુનિક સુવિધાઓ સાથે બનાવવમાં આવી છે અટલ સુરંગ રાષ્ટ્રને માટે તેમજ આ પ્રદેશના લોકોના સામાજીક આર્થિક વિકાસમાં મહત્વપુર્ણ બદલાવ લાવશે આરતી ભદ્દ રાજય સરકાર અનલોક પ કેન્દ્ર સરકાર દ્રારા તાજેતરમાં અનલોક પની ગાઈડ લાઈન જાહેર કર્યા બાદ રાજય સરકારે પણ શિક્ષણ જગત મનોરંજન અને સામાજીક કાર્યક્રમો અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે

ફક્ત રમતવીરોને તાલીમ આપવા સ્વીમિંગ પુલ ખુલશે બીજનેઝ એકઝીબીશન ને મંજુરી અપાશે

દસેય તાલુકામાં માપકયંત્રોમાં ઓગષ્ટ એન્ઠ સુધીમાં ભુગર્લ જળમાં વધારો નોંધાયો છેજળ સંપતિ અને સિયાઈના નિષ્ણાંતો કહે છે કે શ્રીકાર વરસાદને લીધે કચ્છ જિલ્લામાં પાણીની આવતા વર્ષ સુ ધીની ચિંતા સમાપ્ત થઈ છે